એન્ફોર્સમેન્ટ વિભાગે કૃષિ ક્ષેત્રના ઘિરાણ કૌભાંડ કેસમાં મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ તપાસ કાર્યવાહી કરી છે

જયશંકર ભૂતાનની બે દિવસની મુલાકાતે જવા આજે રવાના થશે વિદેશમંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ગઈકાલે દિલ્ફીમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે વિદેશ મંત્રી તરીકે કાર્યભાર સંભાબ્યા પછી શ્રી જયશંકર પ્રથમવાર વિદેશ જઈ રહ્યા છે તેઓ ભૂતાનના પ્રધાનમંત્રી લોતાય ત્સેરીંગ તથા ભૂતાનના વિદેશમંત્રી તાંદી દોરજી સાથે મંત્રણા કરશે

સંબંધીત કંપની સામે બનાવટી તથા મૃત્યુ પામેલા ખેડૂતોના ઓળખપત્રોનો ઉપયોગ કરીને ઘિરાણ કૌભાંડ આચરવાનો આક્ષેપ છે

રત્નાકર ગુટ્ટે મફારાષ્ટ્રમાં ભાજપના સાથી પક્ષ રાષ્ટ્રીય સમાજ પાર્ટીના સભ્ય છે

પ્રધાનમંત્રી તરીકે બીજી મુદતમાં ચુંટાથા બાદ શ્રી મોદીની વિદેશની આ પ્રથમ મુલાકાત છે દિલ્ફીમાં વિદેશ સચિવ વિજય ગોખલેએ ગઈકાલે જણાવ્યું ફતું કે પ્રધાનમંત્રીની આ મુલાકાત તાજેતરના બનાવોની સમીક્ષાની તેમજ દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની તક પૂરી પાડશે

શ્રી ગોખલેએ વધુમાં જણાવ્યું ફતું કે પ્રધાનમંત્રીની આ મુલાકાત દર્શાવે છે કે ભારત તેના પાડોશી દેશો સાથેના સંબંધોને ટોચની અગ્રતા આપે છે

પ્રધાનમંત્રી નીતિ આયોગના અધ્યક્ષ જૂ્યારે શ્રી રાજીવ કુમાર તેના ઉપાધ્યક્ષ રહેશે સત્તાવાર થાદી મુજબ વી કે સારસ્વત રમેશ ચંદ અને ડોક્ટર વી કે પોલ નીતિ આયોગના પૂર્ણ સમથના સભ્યો રહેશે એવી જ રીતે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગુફમંત્રી અમીત શાફ નાણામંત્રી નીર્મલા સીતારમન અને ફષિમંત્રી નરેન્દ્રસિંફ તોમર નીતિ આથોગના એક્સ ઓફિશિયો મેમ્બર ફશે આ ઉપરાંત માર્ગ પરિવફન મંત્રી નીતિન ગડકરી સામાજીક ન્યાય મંત્રી થાવરચંદ ગેફલોત રેલ મંત્રી પિયુષ ગોથલ અને કાર્ચક્રમ અમલીકરણ મંત્રી ઈંદરજીતસિંફ નીતિ આયોગના ખાસ આમંત્રીત સભ્યો રહેશે

તેમજ સુક્ષ્મ લધુ તથા મધ્યમ ઉદ્યોગો નિકાસકારો તથા ગૃહ્ધિરાણ લેનારાઓને વાજબી વ્યાજદરે ધિરાણ મળી શકશે

સંબંધીત વિસ્તારમાં શોધ ટુકડીના સભ્યો પગપાળા ફરીને પણ વિમાનની શોધ કરી રહ્યા છે

એવી જ રીતે ઈજાગ્રસ્તો પૈકી ચાર ભારતીયોને રશીદ જોસ્પીટલમાં સારવાર અપાયા બાદ ધરે જવાની મંજુરી અપા છે જ્યારે ત્રણ ભારતીયો ફજી સારવાર ફેઠળ છે

પુરૂષોની ડબલ્સની મેચોમાં ભારતની સાત્વીકરાજ રેંકીરેડ્રી તથા ચીરાગ શેટ્ટીની જાડીનો ચીનની લી જુનહુઈ તથા લીયુ યુચેનની જાડી સામે પરાજય થતા સાત્વીકરાજ અને ચીરાગની જાડી સ્પર્ધામાંથી બહાર થઈ છે

જ્યારે બીજી સેમીફાઈનલમાં નોવાક જાકોવીય ડોમીનીક થીઈમ સામે રમશે